પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજ્યના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીયય પુરસ્કાર એનાયત કરાયા

સી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહિવટ વિભાગ શિક્ષણ વિભાગની ઉચ્યસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્યસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો

તદ્દઅનુસાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગઇ છે પરંતુ પરિક્ષા લેવાઇ નથી તેવી નવ હજાર છસ્સો પયાસ જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં જ શરૂ કરી દેવા તેમણે તાકિદ કરી છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રેષ્ઠ શિક્ષકોને શાલ સ્મૃતિયન્ઠ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા

તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા જ્ઞાન સંપન્ન સંસ્કારવાન નાગરિકોનું નિર્માણ કરે છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભવિષ્યના ભારતના રોલ મોડેલ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને નૈતિક મૂલ્યો માનવીય મૂલ્યોના આધારે શિક્ષા દિક્ષા વિકસાવીને રાષ્ટ્રનિર્માણ વસુધાના કલ્યાણના ગુણો ભાવિ પેઢીમાં કેળવવા શિક્ષકોને પ્રેરણા આપી હતી

સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તથા આ દિવસે શિક્ષણક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષણને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવે છે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ગઇકાલે શિક્ષણ દિવસ નિમત્તે યોજાયેલા એક વર્ચ્યુઅલ શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સમારંભમાં રાષ્ટ્રપતિ દ્વારા સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય પુરસ્કાર માટે રાજ્યમાંથી ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી મહિપાલસિંહ જેતાવત સાબરકાંઠા જિલ્લાના શ્રી પ્રકાશયંદ્ર સુથાર અને અમદાવાદના સુશ્રી સુધા જોષીનો સમાવેશ થાય છે રાજ્યના આ ત્રણેય શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા

જયારે શ્રી પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર સાબરકાંઠા જિલ્લાના વડાલીની કણજેલી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવી રહ્યા છે જયારે સુશ્રી સુધા ગૌતમ જોષી અમદાવાદની અંધજન વિદ્યાલય ખાતે ફરજ બજાવી રહ્યા છે

સર્વપલ્લી રાધાકૃષ્ણનના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું મહત્વનું કામ શિક્ષક દ્વારા થાય છે જેના આધારે ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિકો રાષ્ટ્રને મળે છે

સત્તાવાર થાદી મુજબ પરિક્ષાર્થીઓની સલામતી માટેના બધા જ ધારાધીરણીનું પાલન કરીને આ પરિક્ષા યોજાશે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

ગુજકેટ ગુજરાત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે

જે મ્યુઝિક ઈન મેડીસીનમાં ડિગ્રી પ્રાપ્ત ગુજરાતના જાણિતા ડોક્ટર પાર્થ ઓઝા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે તેમાં સમય અને રાગ રાગીણીની અસરથી તૈયાર કરાયેલુ મ્યુઝિક વગાડવામાં આવે છે જેનાથી દર્દીમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો માનસિક શાંતિ હકારાત્મક ઉર્જાનો અહેસાસ મીઠી ઉંધ આવે છે